આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી

રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહીત અગ્રણીઓએ મહિલા સલામતી અને સશક્તિકરણ પર ભાર મુક્યો

આજે બન્ને ગૃહમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શ્રી મોદીએ મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે તેમણે પોતે મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા કરાયેલાં સર્જનાત્મક અને સાંસ્કૃતિક ઉત્પાદનો ખરીદ્યા છે એક ટ્વિટમાં તેમણે કહ્યું કે તમિળનાડુના ટોડા જનજાતિના કારીગરોએ બનાવેલી હાથવણાટની શાલ અદભૂત લાગ્યાં જેનું વેચાણ ટ્રાઇબ્સ ઇન્ડિયા કરે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે બહાદુરી કરુણા અને સર્જનાત્મકતાના પર્યાય નાગા સંસ્કૃતિ પર તે ગર્વ અનુભવે છે શ્રી મોદીએ નાગાલેન્ડની પરંપરાગત શાલ ખરીદી હતી શ્રી મોદીએ કહ્યું કે ખાદી મહાત્મા ગાંધી અને ભારતના સમૃદ્ધ ઇતિહાસ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે તેમણે ખાદીની મધુબની પેઇન્ટેડ સ્ટોલ ખરીદ્યો તેઓ કેરળની મહિલાઓ દ્વારા બનાવાયેલ પામ ક્રાફ્ટ નીલાવિલકકુ ખરીદવા આતુર છે

આજનો દિવસ મહિલાઓના સાંસ્કૃતિક રાજકીય આર્થિક અને સામાજીક ઉપલબ્ધિઓની અને અસાધારણ મહિલાઓની હિંમત અને દ્રઢ સંકલ્પની ઉજવણીનો અવસર છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની તમામ મહિલા ને શુભકામનાઓ પાઠવી છે અને આજના દિવસને મહિલાઓના સન્માન સુરક્ષા અને સશક્તિકરણને સમર્પિત કરવા કહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓના અદમ્ય સાહસને નમન કર્યા છે તેમના સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવાની દિશામાં કામ કરવું તે તેમની સરકાર માટે સન્માનનો વિષય છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્ત નારી શક્તિને નમન કરતાં જણાવ્યું કે નારી શક્તિ સાહસ શૌર્ય અને સમપર્ણનું પ્રતિક છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે પાયલટથી માંડીને તમામ મહિલા ફ્ર હતા બરેલી એરપોર્ટને પ્રાદેશિક યોજના ઉડે દેશ કા આમ નાગરીક હેઠળ વ્યાપારી ઉડાન કામગીરી માટે અપગ્રેડ કરવામાં આવ્યું છે

ત્રિશુલ મિલિટરી એરબેઝ બરેલી ભારતીય વાયુ સેના હેઠળ હતું અને વચગાળાની નાગરિક ઉડ્ડયન કામગીરી માટે ભારતીય વિમાનમથક સત્તામંડળને સોંપવામાં આવ્યું છે

તેમણે કહ્યું કે દેશની સ્વતંત્રતા લડતનું પ્રતિબિંબ તેમાં પડવું જોઈએ અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ

પીએમ મૈત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદઘાટન કરશે તથા ત્રિપુરામાં કેટલીક માળખાકીય યોજનાઓનો શિલાન્યાસ કરશે મૈત્રી સેતુનું નિર્માણ ફેની નદી પર કરાયું છે જે ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચે છે મૈત્રી સેતુ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનું પ્રતિક છે

પૂર્વ આરોગ્ય સચિવ ડો પ્રીતિ સુદાનને પણ આજે નવી દિલ્હીના એઈમ્સમાં કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપ્યો આરોગ્ય મંત્રાલયે કહ્યું કે તેમના રસીકરણથી અન્ય પાત્ર નાગરિકોને રસી લેવા માટે પ્રેરણા મળશે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

બંને ગૃહોના સભ્યોને તેમના સંબંધિત ચેમ્બર અને ગેલેરીઓમાં બેસાડવામાં આવશે

સંસદ બેઠક તાજેતરના અવસાન પામેલા બે સભ્યોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભા આજે મુલતવી રાખવામાં આવી બેઠક મળતાંની સાથે જ ગૃહ દ્વારા મોહન ડેલકર અને નંદકુમારસિંહ ચૌહાણને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગૃહે તેના સાત ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી બળતણ અને એલપીજીના ભાવવધારાના મુદ્દે કોંગ્રેસના સાંસદોના વિરોધ અને સૂત્રોચ્યાર વચ્ચે રાજ્યસભા આજે મુલતવી રહી હતી

તેમણે જણાવ્યું હતું કે એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે અને એક્સાઈઝ ડ્યુટીમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે કોંગ્રેસે આ મુદ્દે ચર્ચાની માંગ કરી અને વિરોધ શરૂ કર્યો કોંગ્રેસના સાંસદો ગૃહની મધ્યમાં આવીને સૂત્રોચ્યાર કરવા લાગ્યા

વિધાનસભાની યૂંટણીના પગલે તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદિપ બંદિયોપાધ્યાયે શ્રી બિરલાને પત્ર લખીને પશ્ચિમ બંગાળ આસામ તામિલનાડુ અને કેરળ અને પ્રદ્દચેરીની ચૂંટણી હોવાથી સત્રને ટુંકાવવા વિનંતી કરી છે

લોકસભા અધ્યક્ષે આ મુદ્દે વિવિધ પક્ષોના નેતાઓ સાથે બેઠકો યોજી હતી

એ આ સમગ્ર મામલાની તપાસ કરશે અને મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી પાસેથી તપાસ સંભાળી લેશે

ના માલિકની લાશ થાણે નજીકની ખાડીમાંથી મળી આવી હતી

આ પસંદગી પામેલા વૈજ્ઞાનિકો ભારતીય વિજ્ઞાન સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયોમાં સંશોધન કરવાનો અવસર મળશે